આ પ્રસંગે સર્વોચ્ય અદાલત તથા રાજ્યની વડી અદાલતોનાં ન્યાયધીશો કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ઐતિહાસિક ચૌરી ચૌરા ઘટનાના સો વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે શતાબ્દી સમારોહ ઉજવણીનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ બનાવ માત્ર એક પોલીસ સ્ટેશનને આગ ચાંપવાનો બનાવ નથી પણ બ્રિટિશ સામ્રાજ્ય સામેના દેશના નાગરિકોનું વિરોધનું પ્રતિક ગણાવી શકાય

કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજવાનું સમય પત્રક ગઈકાલે ચૂંટણી પંચે જાહેર થયું છે બંને બેઠક માટે અલગ અલગ યુંટણી પ્રક્રિયા યોજવાનું યૂંટણી પંચે નક્કી કર્યું છે

પહેલી માર્ચે સવારે નવથી બપોરે યાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે

હવાઈદળે એવો સંકેત આપ્યો હતો કે તે વધુ આડત્રીસ તાલીમી વિમાનોનો ઓર્ડર આપી શકે છે

માધવને ગઈકાલે બેગ્લુરૂમાં એરો ઈન્ડિયા શો દરમ્યાન આ અંગેનાં દસ્તાવેજો મેળવ્યા હતાં

જેનો ઉદેશ અત્યાધુનિક કંપોઝિટ અને ઓટોકલેપ તથા માનવ રહિત મિની વિમાનોની ડિઝાઈન અને વિશ્વલેષણ ક્ષેત્રનાં સંયુક્ત વિકાસમાં મદદ કરવાનો છે

રેલ્વેમંત્રી પિયુષ ગોયલે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી પત્રકાર પરીષદમાં આ મુજબ જણાવ્યું હતું

ઈ નૈમ ખેત પેદાશોનાં વેપારમાં એક એવો અનોખો પ્રયત્ન છે જેનાથી ખેડૂતો ઘણાં બજારો અને ગ્રાહકો સુધી પહોંચી શકશે ઉપરાંત વેપારમાં પારદર્શિકતા આવશે અને સુધારો થશે તથા ખેત પેદાશો માટે એક રાષ્ટ્ર એક બજારની ભાવના વિકસીત થશે

ગઇકાલે જમ્મુના વહીવટી સચિવો સ્માર્ટ સિટી યોજનાના તજજ્ઞો અને અન્ય હિતધારકો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી સિન્હાએ આમ જણાવ્યું હતું

કોવિડનાં રોગયાળા બાદનાં સમયગાળામાં ભારતમાં રમાનારી આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે

જાહેર રજાઓ સિવાય તે શનિવાર અને રવિવારે જાહેર જનતા માટે ખુલ્લું રહેશે મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવન કે સચિવાલયની વેબસાઇટ પર ઓનલાઈન સ્લોટ બુક કરાવી શકેછે